સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ વેપામાં સરળતા

આશુ તોષ અંતાણી કચ્છ વરસાદ કચ્છ જીલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે જીલ્લામાં છવાયેલા સચારાસર વરસાદી માહોલ હવે કેટલાક વિસ્તારોમાં લીલા દુષ્કાળની ભીતિ જાણકારો સેવી રહ્યા છે જિલ્લામથક ભુજમાં આજે બપોરે ધોધમાર વરસાદ થયો હતો શહેરના ઐતિહાસિક હમીરસર તળાવમાં આવતા નવા નીર નિહાળવા ભુજવાસીઓ ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી

સંઘવી મેન્ડોલીયન સિતાર વાદન સાથે સંકળાયેલા હતા તેમજ આકાશવાણી ભુજના માન્ય કલાકાર હતા આશુ તોષ અંતાણી કચ્છ કલાકારોનો ડેટાબેઝ ભારત સરકારના સંસ્કૃતિક મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા નેશનલ મિશન ઓન કલ્યરલ મેપિંગ અંતર્ગત કલાકારોના પ્રાથમિક ડેટાબેઝ પોર્ટલમાં તૈયાર કરવાના હોવાથી દ્રશ્ય સાહિત્ય પ્રદર્શન ક્ષેત્રોમાં નિષ્ણાંત હોય તેવા કલાકારોએ પોતાની માહિતી નિયત નમ્ નામાં આપવા અનુ રોધ કરવામાં આવ્યો છે